રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સ્વચ્છતાની ઝુંબેશ દ્વારા સાકાર કરવું અને લોકોને સ્વચ્છતા માટે પ્રેરવા એ આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે આ ઝુંબેશ આગામી બીજી ઓક્ટોબર સુધી ચાલશે શ્રી મોદીએ આ કાર્યક્રમ દરમિયાન આઈટીબીપીના જવાનો શાળાના બાળકો દૂધ અને ક્રષિ સહકારી મંડળીઓના સભાસદો અગ્રણી ધર્મગૂરૂઓ અભિનેતા અમિતાભ બચ્ચન ઉઘોગપતિ રતન ટાટા અને સ્વચ્છાગ્રહીઓ સાથે વાતચીત કરી હતી આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું હતું કે સ્વચ્છતાની ટેવ આપજ્ઞા દૈનિક જીવનમાં ઉમેરવાની જરૂર છે ચાર વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશ હવે ખુબ મહત્વના તબક્કે પહોંચી ગઈ છે તેમણે જણાવ્યું હતું કે આ ચાર વર્ષના ગાળા દરમિયાન સ્વચ્છ ભારત અભિયાનના કારણે ડાયેરીયાના કેસમાં ઘટાડો થયો છે

સરદાર સરોવર પ્રવાસનલક્ષી સુવિધા સરદાર સરોવર પાસે નિર્માણ થઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા અને આ સ્થળે બોર્ટીંગ તથા વોટર સ્પોર્ટસની વિવિધ પ્રવાસનલક્ષી સુવિધાઓના કારણે આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ સુરતમાં ત્રણ દિવસના પ્રવાસન મેળાનો આરંભ કરાવતા આ મુજબ જજ્જાવ્યું હતું

શિક્ષણ અને જીવન કૌશલ્યોને લગતી લઘુનાટિકા સ્પર્ધામાં પ્રથમ સ્થાને સરકારી હાઈસ્ક્રલ જવાહરનગર દ્વિતીય સરકારી માધ્યમિક શાળા રામપર વેકરા અને તૃતીય સ્થાને ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલ ભુજની ટીમ વિજેતા રહી હતી લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાને સરકારી હાઈસ્ક્રલ રામપર વેકરા દ્વિતીય ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ અને તૃતીય સ્થાને સરકારી હાઈસ્કૂલ જવાહરનગરની ટીમ વિજેતા રહી હતી

પી પાસે આડસ મૂકવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે

અંજાર ભચાઉ રાપરમાં મોટાભાગની જગ્યાએ કામ પૂર્ણ થયું છે ગાંધીધામ સંકુલમાં પણ આગામી સમયમાં કામ શરૂ કરાશે

પી પાસે આ કામગીરી કરવામાં આવશે